આજે સંબોધન કરશેજાપાનના પ્રધાનમંત્રી સાથે દ્વિ

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દક્ષિણ કોરિયાના પ્રધાનમંત્રી લી નાક યોનની સેઉલમાં મુલાકાત લઈ દ્વિપક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરી

પંજાબ સરકારે બટાલામાં દારૂખાનાની કેક્ટરીમાં આગની ઘટનાની મેજીસ્ટ્રેટકક્ષાની તપાસ જાહેર કરી

આજે દેશભરમાં શિક્ષક દિવસ ઉજવાઈ રહ્યો છે

રશિયા વાર્ષિક પરિષદ યોજી હતી પત્રકાર પરિષદમાં શ્રી મોદીએ કહ્યું કે ભારતરશિયા સહકારમાં નવી ક્ષીતીજા ઉમેરવા આ બેઠક યોજાઈ છે તેમાં વેપાર સલામતિ દરિયાઈ સહયોગ અને પર્યાવરણ સુરક્ષા માટે સહભાગી બનવા વિચારણા થઈ હતી શ્રી મોદીએ કહ્યું કે ભારત અને રશિયા કોઈપણ દેશની આંતરિક બાબતમાં બાહ્ય દખલનું સમર્થન કરતા નથીકાશ્મીરમાં ભારતની કાર્યવાહીનું સમર્થન કર્યું છે અને તેને બંધારણની હદમાં રહીને રશિયાએ જમ્મુ

આ ઉપરાંત અણુ પુરવઠા જૂથમાં પણ ભારતને સભ્યપદ આપવા તરફેણ કરી છે

ત્રાસવાદ કે તેના કોઈ સ્વરૂપને વખોડીને આંતરરાષ્ટ્રીયસ્તરે સંગઠન રચવા હિમાથત કરી છે જાપાન મલેશિયા અને મોંગોલિયાના નેતાઓ સાથે પણ દ્વિપક્ષી બેઠક યોજવાના છેતેઓ ફેડરલ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પ્રદર્શનની પણ મુલાકાત લેશે

શ્રી સિંહ દક્ષિણ કોરિયાની ત્રણ દિવસની મુલાકાતે ગથા છે વીટર પર તેમણે કહ્યું કેટ બંને દેશો કુદરતી ભાગીદાર છેકોરિયાની નવી દક્ષિણલ ક્ષી નીતિ અને ભારતની પૂર્વ તરફની નીતિના કારણે વ્યૂહાત્મક ભાગીદારી સધન બની છે તેમણે કોરિયા દ્વીપ સમૂહમાં શાંતિ અને

ગૃહ નિર્માણ વ્યર્તક્તગત અને મોટર વાહનની લોન તેમાં આવરી લીધી છેગઈકા લે બહાર પાડેલી સૂચનામાં રેપો રેટને સાંકળવા અંગેની કામગીરી અંગે અસંતોષ જાહેર કર્યો હતો અને પહેલી ઓક્ટોબરથી ફરજીયાત અમલ કરવાની સૂયના આપી છે તેના કારણે તહેવારોની મોસમમાં લોકોને વ્યાજદરમાં રાહત મળશે

આ હેતુથી વિવિધ રાજ્યોમાં ઉજવણીનો આરંભ થયો છે

મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે મૃતકોના પરિવારજનને બે લાખ રૂપિયાની સહાય તથા દાઝી ગયેલા સૌને

શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન રૂપે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે

ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન સાથે છેડછાડ શક્ય નથી

સત્તાવાર યાદી અનુસાર ગઈકાલે ત્રીજા દિવસે વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતી સમિતિની બેઠક યોજાઈ હતી આ સમિતિમાં અછતની

ત્રણ લાખ જેટલાં કૃત્રિમ બીજ દરિયામાં છોડવામાં આવ્યાં હતાં સામુદ્રધૂની પાલ્ક ખાતે પણ બીજ છોડાયાં હતાં

આખર તારીખ છે